હાલમાં ચાલી રહેલી આઈ પી એલ

ગ્રહમંત્રી રાજનાથસિંહે લખનૌથી જ્યારે રાજ્યવર્ધન રાઠોડે જયપુર ગ્રામીણ મતવિસ્તારમાં શરૂઆતના તબક્કામાં મતદાન કર્યું હતું

કાશ્મીરમાં અનંતનાગ લોકસભા મતવિસ્તારમાં લદ્દાખ તથા પુલવામા અને શોપીયાં જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સ્મૃતિ ઈરાની રાજ્યવર્ધન રાઠોડ અર્જુન રામ મેઘવાલ અને જયંત સિંહા રાજીવ પ્રતાપ રૂડી કોંગ્રેસના રાહુલ ગાંધી સોનીયા ગાંધી તથા જતીન પ્રસાદ મુખ્ય ઉમેદવારો છે

જુદાં જુદાં રાજકીય પક્ષોના અગ્રણીઓ દેશના સંબંધીત વિસ્તારોમાં રેલી તથા રોડ શો દ્વારા પ્રચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં તમલુક તથા ઝારગ્રામ અને ઝારખંડમાં રેલીઓમાં સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ અમીત શાહ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં પ્રચાર કરશે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હરીયાણાના ભીવાની જ્યારે બી એસ પી ના વડા માયાવતી ઉત્તરપ્રદેશના બસ્તી અને બલરામપુરમાં રેલીઓમાં સંબોધન કરશે

ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં શ્રી મોદીએ મતને લોકશાહી વ્યવસ્થા સમૃદ્ધ અને મજબુત બનાવવા માટે અસરકારક પરિબળ તરીકે ઓળખાવ્યું છે તેમણે આશા વ્યક્ત કરી છે કે યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરીને દેશના સારા ભવિષ્ય માટે યોગદાન આપશે

સર્વોચ્ય અદાલતે ગુરુવારે ચૂંટણી પંચને રમઝાન અને ગરમીનીઅસરને કારણે મતદાનના સમયમાં ફેરફાર કરવા અંગેની અરજી બાબતે નિર્ણય લેવા માટે નિર્દેશ આપ્યો હતો

આ સબમરીનનું નામાભિધાન વેલા કરવામાં આવ્યું છે આ સબમરીન અગાઉ રશિયા પાસેથી મેળવવામાં આવેલી ફોક્સટ્રોટ શ્રેણીની સબમરીનની સમકક્ષ છે આ સબમરીન દરીયામાં કાર્યરત હતા હવે તેને નોકાદળની સબમરીનની ટૂકડીમાં વિધિવત રીતે સામેલ કરાશે ફાન્સના નેવલ ગ્રૂપના સાથસહકારમાં આ સબમરીન માઝગાવ ડોક ખાતે બનાવવામાં આવી છે સંરક્ષણ ઉત્પાદનના સચિવ ડૉ અજયકુમાર સબમરીનને દરિયામાં ઉતારવાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા

શ્રી મોદીએ પુરી ખુર્દા કટક જગતસિંહપુર જાજપુર કેન્દ્રપાડા ભદ્રક અને બાલાસોર જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો મુખ્યમંત્રી નવિન પટનાયક પણ પ્રધાનમંત્રી સાથે રહ્યા હતા હવાઈ નિરિક્ષણ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ સમગ્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન સારૂ રહ્યું છે શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્રિય ટૂકડી ઝડપથી પરિસ્થિતિનો તાગ મેળવવા મુલાકાત લેશે અને નુકસાનની સમીક્ષા કરશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે આપત્તિ રાહત માટે લાંબાગાળાનું આયોજન થશે શ્રી મોદીએ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે રાહત અને પુનઃ નિર્માણ કામગીરીની સમીક્ષા કરી આ અગાઉ પ્રધાનમંત્રીએ ઓડિશાના રાજ્યપાલ ગણેશીલાલ અને મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ફોન પર વાત કરીને તેમને કેન્દ્રની શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી

પુરીના મયુરભંજ અને ખુર્દા જિલ્લાઓમાં સૌથી વધુ લોકોના મૃત્યુ થયા છે આજથી ભુવનેશ્વર મહાનગર પાલિકા દ્વારા શહેરના અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવીરહ્યું છે

કેબિનેટ સચિવ પી

સિન્હાની અધ્યક્ષતા હેઠળની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિએ ગઈકાલે ઓડિશા પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત ઉપાયોની સમિક્ષા કરી હતી

ગઈકાલે રાત્રે નેગોમ્બોમાં તનામ ઉભો થતા સત્તાવાળાઓને ત્યાં કરફ્યુ લાદવો ડ્યો હતો આ બનાવ પછી સરકારે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો હતો પોલીસના જણાવ્યા મુજબ બે જૂથો વચ્ચેની અંગત અદાવતના કારણે તનાવ ઉભો થયો હતો આ વિસ્તારમાં ગઈકાલે થયેલા તોફાનમાં ઘણાં મકાનો તથા વાહનો પર હુમલા કરી તેમને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું

દરમ્યાન શ્રીલંકામાં સલામતી દળોની કાર્યવાહી ચાલી રહી છે અને આજથી શાળાઓમાં શૈક્ષણિક કામગીરી ફરીથી શરૂ થઈ છે

પી એલ ક્રિકેટ સ્પર્ધાના પ્લે ઓફ રાઉન્ડમાં મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો સ્થાન મેળવી લીધું છે લીગ મેચના અંતે મુંબઈ પ્રથમ સ્થાને ચેન્નાઈ બીજા સ્થાને દિલ્હી ત્રીજા અને હેદરાબાદ ચોથા સ્થાને રહ્યા છે આવતીકાલે સાંજે સાડા સાતથી રમાનારી સ્પર્ધાની પહેલી ક્વોલીફાયર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો થશે આ મેચમાં વિજેતા થનારી ટીમ ફાઈનલમાં પહોંચશે જ્યારે હારનારી ટીમને ફાઈનલમાં સ્થાન મેળવવાની બીજી તક મળશે બુધવારે વિશાખાપટ્ટનમમાં એલીમીનેટર મેચમાં દિલ્હી અને હેદરાબાદ વચ્ચે મુકાબલો થશે ત્યાર પછી આગામી શુક્રવારે રમાનારી બીજી ક્વોલિફાયર મેચમાં એલિમિનેટર મેચમાં વિજેતા ટીમ અને પહેલી ક્વાલીફાયર મેચમાં હારેલી ટીમ વચ્ચે મુકાબલો થશે

ગંભીર રીતે ઈજા પામેલા પાંચ જણાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતીને આ બનાવની તપાસના આદેશ આપ્યા છે

એક નિવેદનમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર જ્હોન બોલ્ટને કહ્યું કે ઈરાન દ્વારા અપાયેલા ઘણા સંકેતો અને ચેતવણીના જવાબમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી તેલની ખરીદી કરતાં ભારત જેવા દેશોને અપાયેલી છૂટછાટ આપવા ઈન્કાર કર્યો છે અને તે દ્વારા તેની નિકાસ પર અસર પડી છે

આઈ ડી એમ કે ના ધારાસભ્ય વી ટી કલાઈ અને ઈ રથીના સાબાપતિની ગેરલાયક ઠરાવવાની કામગીરી પર મનાઈ ફરમાવી છે તમિલનાડુ વિધાનસભા અધ્યક્ષ દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ ગેરલાયક ઠરાવવાની કામગીરી માટે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ નોટીસ આપવામાં આવી હતી